આ ફાળવણી અન્વયે આંતરમાળખાકીય વિકાસના જે કામો હાથ ધરાશે તેમાં પાણી પૂરવઠા ડ્રેનેજ લાઇન સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ફાયર સેફટીના સાધનોની ખરીદી તેમજ રસ્તા અને લાઇટના કામો ઉપરાંત સિટી સ્કેન મશીન એમ આર આઇ મશીન વગેરેની ખરીદી અર્બન હેલ્થ સેન્ટર સાંસ્કૃતિક કેન્દ્ર મલ્ટિલેવલ પાર્કીંગ શાક માર્કેટ અને સ્વિમિંગ પૂલ અને જીમ્નેશિયમ બનાવવાના કામો હાથ ધરી શકાશે

એક ધર્મસ્થળ નજીક પોલીસે વિડીયોગ્રાફી શરૂ કરતા કેટલાક લોકોએ વાંધો ઉઠાવી પથ્થરમારો શરૂ કર્યો હતો આ પ્રસંગે તેમણે નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં સૂત્રોચ્યાર પણ કર્યો હતો

મગફળી સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા મહેસાણાના વિજાપુર તમાકું માર્કેટયાર્ડમાં ખરીદી કેન્દ્ર શરૂ કર્યું છે

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ થયો છે રાજકોટ જિલ્લા કલેકટર એક નવો વિશ્વ રેકોર્ડ બનાવવા માટે ફ્લેગ ઓફ યુનિટી કાર્યક્રમનું ઉદઘાટન કરી આ વિશ્વરેકોર્ડ સમાન ઘટનાની શરૂઆત કરી છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે રણની કાંધિએ આવેલા આ ગામ નજીક તીડ ફરી વળતાં ખેડૂતોએ સરકારી તંત્રને જાણ કરી છે અને ખુદ પણ બચાવ કામગીરીમાં લાગી ગયા છે

હાલમાં ખેડૂતો પાક સહાય માટે ઓનલાઈન અરજી કરી રહ્યા છે

આ સ્પર્ધામાં પેઇન્ટીંગ શિલ્પ કલા ગ્રાફીક કલા વ્યવહારિક કલા અને છબી કલા તેમજ બાળચિત્ર કલા સહિતની જુદી જુદી કલા ક્ષેત્રના કલાકારો કલા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતા બાળકોને લલિતકલાઓમાં પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે તેમજ આમ જનતાની કલા પ્રત્યે રૂચિ કેળવાય તેવા આશયથી કલાકૃત્તિઓ મંગાવવામાં આવી છે